પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

આ સમારોહની સાથે જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ આજથી શરૂ થઈ રહ્યું છે ભૂમિપૂજન બાદ એક જાહેર સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે રામ મંદિર રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે શ્રી મોદીએ કહ્યું કે ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખવામાં આવી રહ્યો છે અને ભગવાન રામ આપણા મનમાં અને હૃદયમાં રહી ગયા છે પ્રધાનેમંત્રીએ કહ્યું કે ભગવાન રામ દરેકના છે અને તેમના આદર્શો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે શ્રી મોદીએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ દેશના લોકોની ઇચ્છાની પરિપૂર્ણતા છે તેમણે ઉમેર્યું કે તે સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ બળ પૂરું પાડશે

આ સમારોહમાં રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા ઘણા સંતો આધ્યાત્મિક નેતાઓ અને અન્ય નેતાઓ હાજર હતા ભૂમિપૂજન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ સ્વ અશોક સિંઘલના પરિવારના મહેશ ભાગચંદ્કા અને પવન સિંઘલ હતા શ્રી નરેન્દ્ર મોદી અયોધ્યાના રામ જન્મભૂમિ અને હનુમાનગઢી મંદિરમાં દર્શન કરનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભારણા તરીકે લાકડાના નક્શી કામની શ્રી રામ પ્રતિમા અર્પણ કરી હતી આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે તે સ્વપ્ન હતું જે લગભગ પાંચ સદીઓના લાંબા ગાળા પછી વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યું છે અયોધ્યા મંદિર શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણ માટે તમામ મુખ્ય ધાર્મિક સ્થળોની માટી અને પવિત્ર નદીઓના જળનો ઉપયોગ કરવામાં આવશે

શંકરાચાર્ય અને સંતોએ ભૂમિપૂજન માટે ઘણી શુભ સામગ્રી મોકલી છે જેનો ઉપયોગ બાંધકામમાં પણ કરવામાં આવશે

શ્રી શાહે ઉમેર્યું છે કે કેન્દ્રની ભાજપ સરકાર હર હંમેશ ભારતીય વિચારધારા સંસ્ટ્રતિ અને વારસા ના રક્ષણ માટે કટિબદ્વ રહી છે અને ભવ્યાતિભવ્ય રામમંદિર નું નિર્માણ શ્રી મોદી ના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વને યરિતાર્થ કરે છે

આજે સંધ્યા સમયે સમગ્ર ડાંગ જિલ્લા માં આવેલા રામ ભક્ત હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે જયારે મુખ્ય મથક આહવા ખાતે દરેક લોકો પોતાના ઘરમાં દીવા શણગારશે

છોટીકાશી જામનગર શહેરમાં પણ રામ જન્મ સ્થાન પર થનાર ભૂમિપૂજન ના કાર્ચક્રમ ની ઉજવણી ના ભાગરૂપે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે જેના ભાગરૂપે મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પણ આજે વિશેષ ઉજવણી કરવામા આવી હતી

ભાવનગરવાસીઓએ આજે ઘંટનાદ આરતી રામસ્તુતિ અને પ્રસાદરૂપે રામમદિંર શિલાન્યાસને વધાવ્યો હતો

દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્સ મોદીના હસ્તે અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનના સમગ્ર ઐતિહાસિક અવસરનુ તેમના માતૃશ્રી હીરાબાએ ગાંધીનગરમાં ટીવીના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ